મુખ્ય કાર્યક્રમ છોટાઉદેપુરમાં યોજાશે મુખ્યમંત્રી ધ્વજવંદન કરશે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરશે

તે અનુસાર શ્રી આર

શ્રી ઇશ્વરભાઇ પરમાર સાવલીમાં શ્રી કુંવરજીભાઇ બાવળીયા સોજીત્રામાં શ્રી જવાહરભાઇ ચાવડા ચુડામાં ધ્વજવંદન કરશે શ્રી પ્રદિપસિંહ જાડેજા લીમખેડા શ્રી બચુભાઇ ખાબડ શહેરા શ્રી જયદ્રથસિંહજી પરમાર સરસ્વતી શ્રી ઇશ્વરસિંહ પટેલ ધોળકા શ્રી વાસણભાઇ આહિર નડીયાદ શ્રી વિભાવરીબેન દવે દાંતા શ્રી રમણલાલ પાટકર જસદણમાં શ્રી કિશોરભાઇ કાનાણી ધરમપુરમાં શ્રી યોગેશભાઇ પટેલ માંડવી અને શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અબડાસામાં ત્રિરંગો લહેરાવશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાનારા આ સ્નેહ સંમેલનમાં સહભાગી થવા ઇચ્છતા સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે અમદાવાદ ખાસ એસ ટી બસ વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદમાં લાલ દરવાજા પાલડી બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનથી આ ખાસ એસ ટી

તેમાં સી

ડી ઇન્ટેલીજન્સના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ રાવલ વાયરલેસ પી એસ

નરેશકુમાર સુથાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ પ્રતાપજી ચૌહાણ અને ચેતનસિંહ રાઠોડ ટ્રાફિક બી ડીવીઝન એ સી પી આકાશ પટેલ પશ્ચિમ રેલવે ડીવાય

પિયુષ પિરોજીયા કચ્છના એસ

શબીર અલી સૈયદ પેટલાદના ડીવાય એસ પી રજનીકાંત સોલંકી ભાવનગરના ડીવાય

પ્રતિપાલસિંહ ઝાડા સુરત કાઇમ બ્રાન્ચના હેડકોન્સ્ટેબલ સત્યપાલસિંહ તોમર વલસાડના પી એસ

લલિત મકવાણા અને આણંદના ડીવાય એસ પી ભરતસિંહ જાડેજાની પસંદગી થઇ છે

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અગાઉ આ સમયમર્યાદા ત્રણ વર્ષની હતી પણ વિવિધ રજૂઆતોના પગલે આ નિર્ણય લેવાયો છે

નો બોન્ડ રજુ કરવાનો રહેશે

પાંચ લાખની બેન્ક ગેરંટી કે પછી મિલ્કત ગેરંટી આપવાની રહેશે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આઝાધીની ચળવળમાં યોગદાન આપવાની સ્વાતંત્ર્યસેનાની મહિલા શક્તિઓની યાદ અપાવી હતી મુખ્યમંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સહી પોષણ દેશ રોશન યોજના અંતર્ગત રાજ્યની દરેક આંગણવાડીઓમાં પોષ્ટીક આહાર પહોંચાડવામાં આવે છે બીજી ઓગસ્ટથી વ્હાલી દિકરી યોજના અંતર્ગત મહિલા સંમેલનો યોજવામાં આવે છે

સોફટવેર ધરાવતા સ્માર્ટ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે યોજના સહાય વિતરણ કરવામાં આવ્યું હતું

વર્કશોપ માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજીયોનલ આઉટ રીચ બ્યુરો આર

અમદાવાદના નવા પસંદ થયેલા કલાકારો માટેના એક દિવસના ઇન્ડક્શન વર્કશોપનું આજે આયોજન કરવામાં આવ્યું છે દિપ પ્રગટાવી વર્કશોપને ખુલ્લો મુક્તાં પ્રેસ ઇન્ફરમેશન બ્યુરો અમદાવાદના અડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી ધીરજ કાકડીયાએ તમામ કલાકારોને સરકારના લોકકલ્યાણના કાર્યક્રમો લોકો સુદી પહોંચાડવા અનુરોધ કર્યો શ્રી કાકડીયાએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યક્રમોના લાભો જરૂરીયાત વાળા લોકો સુધી પહોંચે તે માટે આર

બી

ના કલાકારોની ભૂમિકા મહત્વ પૂર્ણ ગણાવી હતી

રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને છેલ્લા ઘણી સમયથી રાખડી બજારમાં લોકોની ભારે ભીડ જોવા મલી હતી

થી લઇને એક હજાર રૂપીયા સુધીના રાખડીઓના ભાવ લેવાયા હતા

ડી આર એફ

જેનો નાગરિકોને લાભ લેવા આયુષ નિયામકશ્રી દ્વારા જણાવાયું છે રાજ્ય સરકાર જનઆરોગ્યની જાગૃતિ અને જાળવણી માટે સતત પ્રયત્નશીલ છે